તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે ઔપચારિક રાજનૈતિક સંબંધોની સ્થાપનાની સુવર્ણ જયંતીના અવસરે યોજાઈ રહી છે

દેશમાં તમાકુ નિવારણ કાયદાનું કડક પણે પાલન થાય તે માટે ચુંટણી પંચે આ કડક નિર્ણય લીધો છે ચુંટણી પંચે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુચના આપી છે કે જીલ્લા ચુંટણી અધિકારીઓ કડક પણે મતદાન મથકો ઉપર ધુમ્રપાન અને તમાકુ નિષેધનું ચુસ્તપણે પાલન કરાવો

બે લાખના ખર્ચ અને ભ્જ કોડકી માર્ગે મેજર બ્રિજને કારોબારીએ બહાલી આપી હતી

જેમાં વિશાળ હોલ સાથે કટોકટીના સમયમાં અત્રે હંગામી સરકારી કચેરીને શરૂ કરવા સહિતની તૈયારી રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે ભૂકંપવાવાઝોડું અને પૂર જેવી કુદરતી આફતના સમયમાં અસરગ્રસ્તોને સલામત સ્થળે આશરો આપવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા મલ્ટિપર્પઝ સાયકલોન સેન્ટર ઊભું કરવા માટે મંજૂરી આપવામાં આવી છે

ગોલ્ડન કાર્ડ તબક્કાવાર મોકલવામાં આવશે ગોલ્ડન કાર્ડ ધારક નિર્ધારિત હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે

આ પ્રસંગે દરેક સ્ટોનલ ધારકો તથા કારીગરોની આઇટમનું નિરીક્ષણ કરી બહુ પ્રભાવિત થયા હતા

ભુજ હાટનું આકર્ષણ વધારવાના પ્રયત્તોનને વેગવાન બનાવી દરેક કારીગરને મળી મેળાની સફળતા માટે શુભેચ્છા આપી હતી